પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે

કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારીને મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક બાદ કેન્દ્ર સરકારે ગઈકાલે આ નિર્ણય જાહેર કર્યો હતો ગાંધીનગર ખાતે દરરોજ નિયમિત રીતે યોજાતી કોર કમિટીની બેઠકમાં કેન્દ્ર સરકારના આ નિર્ણય સંદર્ભે તાત્કાલિક વિચારણા હાથ ધરવામાં આવી હતી

શ્રી રૂપાણી અને શ્રી પટેલે દાહોદ કલેક્ટર કચેરી ખાતે રાજ્ય તથા જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી તેમને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે દાહોદ જિલ્લામાં કોરોનાથી સંક્રમિત વ્યક્તિની સારવાર માટે વધારવામાં આવેલા બેડ ઉપરાંત કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા થઇ રહેલી કામગીરીની મુખ્યમંત્રીશ્રી સમીક્ષા કરશે

જો કે મેડીકલ અને ઇમરજન્સી સેવાઓનું કામકાજ ચાલુ જ રેહશે

કોરોના સંક્રમણ અટાકાવવા વેપારીઓ દ્વારા આ સારો નિર્ણય છે જેનાથી કોરોના સંક્રમણની ચેન તૂટી શકે છે નો વેન્ડીંગ ઝોન મહેસાણા શહેરમાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે

પરિણામે મુખ્ય બજારમાં લારીઓ ઉભી નઠી રહી શકે લારીઓએ સોસાયટીમાં ફરીને વેપાર કરવો પડશે નગરપાલિકા દ્વારા કુલ સાત સ્થળો પરનો વેન્ડીંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે આવા સ્થળોએ લારીઓવાળા વેચાણ નહી કરી શકે

માર્કેટયાર્ડમાં કામ કરતા મજૂરો કોરોનાના ડરથી પોતાના વતન જતા રહ્યા છે ખેડૂતોને પણ કોરોના સંક્રમણનો ભય સતાવી રહ્યો હોવાથી માર્કેટયાર્ડને બંધ રાખવામાં આવેલ છે

પરંતુ તે ડેઝિઝેટેડ કોવિડ દવાખાનું હોવુ જોઇએ

જો આપના ફિઝિશ્યન ડોકટર રેમડેસિવિર પ્રિસ્કાઇબ કરે તો ફકત ડેઝીઝેટેડ કોવિડ દવાખાનોમાંથી જ તે લેવા જીલ્લા કલેકટર દ્વારા અપીલ કરાઇ છે જીલ્લામાં રેમડેસિવિર ઇન્જેકશનમાં વિતરણ અને જથ્થાના નિયમિત માટે નોડલ અધિકારી તરીકે ચૂંટણી મામલતદારની નિમણૂક કરવામાં આવી છે જે જીલ્લા આરોગ્ય અધિકારીના સંકલનમાં રહીને નિયમનની કામગીરી કરશે

ફીરાના કારખાના બંધ રહેતા કારીગરો ઉપર તેની અસર પડશે પરંતુ વધતા કોરોનાના કેસોને રોકવા માટે હીરાબજાર બંધ રાખવાનો જ એકમાત્ર વિકલ્પ હોવાનું ડાયમંડ એસોસીએશનના પ્રમુખે જણાવ્યુ હતું